સર્વોચ્ય અદાલતે જણાવ્યું છે કે જા આ ઇ કોમર્સ વેબસાઇટો અદાલતના આદેશનું યુસ્ત પાલન નહીં કરે તો તેમની સામે અદાલતના અપમાન બદલ કાયદેસર કામકાજ ચલાવવામાં આવશે સર્વોચ્ય અદાલતે એવી પણ સૂચના આપી છે કે વધુમાં વધુ અવાજની મર્યાદા બાંધવામાં આવી હોય તેવાં જ ફટાકડા બજારમાં વેચવાના રહેશે દેશમાં વાયુ અને અવાજનું પ્રદૃષણ કાબુમાં રાખવા પ્રદૃષણ ફેલાવતાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ મુકવાની માગણી કરતી અરજીની સુનવણી પછી સર્વોચ્ય અદાલતે આ આદેશ બહાર પાડયા છે

આજે ગાંધીનગરમાં નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત ખેડૂતોની આવક બમણી કરવા અને ટકાઉ વિકાસમાં મહિલા ખેડૂતોની ભૂમિકા વિશ્રોના પરિસંવાદમાં કૂષિ નિષ્ણાંતોમાં આ પ્રમાજ્ઞે જજ્ઞાવાયું હતું મહિલા અને જમીન માલિકી જૂથના નેજા હેઠળ આયોજિત આ પરિસંવાદને રાજ્યના કૂષિ મંત્રી શ્રી આર

ફળદુએ ખૂલ્લો મૂક્યો હતો

શાળા બાહ્યમૂલ્યાંકન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં લેવાતી પરીક્ષા પદ્વતિમાં ધરમૂળથી ફેરફાર કરી પ્રથમ જ વખત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધો

સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં યોજાનારી પ્રથમ સત્રાંત પરીક્ષામાં આવતીકાલથી બાહ્ય સુપરવિઝન તથા બાહ્ય મૂલ્યાંકન કરાવવા જણાવાયું હતું

શિક્ષકોના વિરોધના પગલે ગુજરાત રાજ્ય પ્રા શિક્ષક સંઘ દ્વારા રાજ્યના પ્રા શિક્ષણ નિયામક તથા શિક્ષણ સચિવ સમક્ષ રજૂઆત કરી પરીક્ષા પદ્ધતિના ફેરફાર અંગે પુન વિચારણા કરવા વિનંતી કરાઈ હતી જેને પગલે આજે શિક્ષણ મંત્રી તથા રાજ્યસંઘના હોદ્દેદારો વચ્ચે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં પરીક્ષામાં બાહ્ય મૂલ્યાંકનમાં ફેરફાર કરવા નિર્ણય લેવાથો હતો

કચ્છના સંચાર નિગમના લાખો વપરાશકર્તાઓને નજીકના જ દિવસોમાં ફોર જી સેવાનો લાભ મળશે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સંચાર નિગમની થ્રી જી સેવાને ફોર જીમાં અપગ્રેડ કરવા કચ્છમાં ટાવરોને અપડેટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

સંભવતઃ દિવાળી પૂર્વે ગ્રાહકોને બીએસએનએલ ફોર જી સેવાની ભેટ આપે તેવી પૂરી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું કચ્છમાં સૌપ્રથમ રાપર અને ભયાઉથી આ અત્યાધુનિક સેવાનો આરંભ કરવા સંચાર નિગમે તૈયારી આદરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે

જેને લીધે ગરમીન લોકોના રોજબરોજના મહત્વના કામો ખોરંભે ચડ્યા હતાં તમામ તાલુકા મથકોએ તલાટીઓ દ્વારા પોતાની પંચાયતોની ચાવી અને સિક્કા જમા કરાવાયા હતા

આ હડતાલને પગલે અછત સહિતની કામગીરી પરની અસર નિવારવા નિવાસી અધિક કલેકટર ડી